પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

તેઓ કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારુ પાણી મીઠુ બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે આ ઉપરાંત તેઓ પવન અને સૌર ઉર્જા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે તથા સંપૂર્ણ ઓટોમોટીક મીલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયર સેફટી એન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

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકીંદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે

રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાન્તદાસે જણાવ્યું છે કે આરટીજીએસ સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાશે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

તેમણે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી

આ વેબસાઈટની મદદથી આણંદ જીલ્લાના કોઈપણ સ્થળેથી નાગરિકો પોતાની સમસ્યાઓન આણંદના સાંસદ સુધી પહોંચાડી શકશે અરજદાર દ્વારા મળેલી રજૂઆતો સાંસદ કાર્યાલય દ્વારા લાગતાવળગતા વિભાગને મોકલીને તેમના તરફથી મળેલો જવાબ અરજદારોએ મળે તેવી વ્યવસ્થા પણ કરાશે અમરેલી મગફળી રાજ્યમાં સૌથી વધુ ખેડૂતને નાણાં યુકવવામાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે છે

પરંતુ જિલ્લાના માર્કેટીંગયાર્ડના ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ મગફળી વેચી દીધી છે ત્યારે નવ સેન્ટર ઉપર યાલી રહેલી ટેકાની મગફળીમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે

ઠ ડી રાજ્યમાં શિયાળાની ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે

આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે અધિકારીઓને બાંધકામ વિશે જરૂરી સુચનાઓ આપી હતી